માહિતી અને પ્રસારણમંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સરકાર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પ્રોત્સાહન આપશે

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય મંત્રીઓ નામાંકિત વ્યકિતઓએ વિવિધ સ્તરે યોજાએલા વિશેષ કાર્યક્રમોમાં હાજરી આપી હતી મુખ્ય કાર્યક્રમ ઝારખંડના રાંચીમાં પ્રભાત તારા મેદાનમાં યોજાયો ફતો

કેન્દ્રિય આયુષમંત્રી શ્રીપાદ નાઇક રાજ્યપાલ ક્રોપદી મુર્મુ મુખ્યમંત્રી રધુબરદાસ પણ આ પ્રસંગે ફાજર રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગાભ્યાસનું મહત્વ સમજાવી દૈનિક જીવનમાં અપનાવવાપર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે પરિવર્તનના યુગમાં નિરોગી જીવન જીવવા માટે યોગ ખૂબ જ મદદરુપ છે તેમણે આદિજાતિના લોકો તથા ગ્રામીણ લોકોને પણ યોગ અપનાવવા જણાવ્યું યોગ દ્વારા ગરીબ વર્ગના લોકો પણ નિરોગી બની શકે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાએલા કાર્યક્રમમાં ફાજરી આપી ફતી તેમણે યોગને માનવતાની ભેટ ગણાવી અને આરોગ્યમય જીવન માટે અને મન તથા શરીર વચ્ચેના સંતુલન જાળવવા જરૂરી ગણાવ્યું ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુએ લાલ કિલ્લા ખાતે યોજાયેલા યોગ નિદર્શનમાં ભાગ લીધો તેમણે શારીરિક તંદુરસ્તી જાળવવામાં યોગાભ્યાસને મહત્વરુપ ગણાવ્યો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ ભવન સંકુલમાં યોગ શિબિરમાં ભાગ લીધો ફતો તેમાં સંસદ સભ્યો પણ જાડાયા ફતા રાજધાની દિલ્ફીના રાજપથ પર યોજએલા કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો જાડાયા ફતા સંરક્ષણમંત્રી રાજનાથસિંફ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સાંસ્કૃતિક બાબતોના મંત્રી પ્રહ્લાદસિંહ પટેલ દિલ્ફીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ગોવાના મુખ્યમંત્રી ડાક્ટર પ્રમોદ સાવંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે પણ ફાજરી આપી હતી આ પ્રસંગે શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે યોગની સંવાદિતા અને માનવતાનો સંદેશો ફેલાય છે તેને કોઇ ધર્મ સાથે જાડાવાની જરૂર નથી ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી

ઓ નજીક દીનદયાળ ઉપાધ્યાય પાર્કમાં યોગમાં ફાજરી આપી હતી

તેમણે કહ્યું કે ભારતીય ઉદ્યોગ જગત પોતાના ઉત્પાદકોને પ્રતિસ્પર્ધી તરીકે નિકાસ કરવા માટે સક્ષમ છે એટલા માટે સરકારને એવું નથી લાગતું કે દેશના વિદેશી વ્યાપારમાં કોઇ ખાસ અસર પડશે

લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી જાવડેકરે જણાવ્યું કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય ફિલ્મોને સ્થાન આપવામાં આવે છે

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ દર વર્ષે અપાય છે અને તેમાં ફિન્દી અને પ્રાદેશિક ભાષાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાય છે આ ઉપરાંત રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મોને અન્ય દેશોના ફિલ્મ મહ્રોત્સવમાં પણ રજુ કરવામાં આવે છે શ્રી જાવડેકરે કહ્યું કે સરકાર ભારતીય ફિલ્મોને ઓસ્કાર ટોરન્ટો બુસાન કે બર્બીન ફિલ્મ મહોત્સવમાં રજુ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે

અકાલીદળના સંસદ સભ્ય નરેશ ગુજરાલે ગયા વર્ષે ઓગસ્ટમાં તેણે ગુફમાં રજુ કર્યો હતો સંસદની કામગીરીમાં ઉભી થતી ખલેલ અને અવરોધના કારણે ઉત્પાદકતામાં થતાં ઘટાડાને અટકાવવામાં ખરડો રજુ કરાયો હતો

સી

ઉભા કરવામાં મદદરુપ બનવા અનુરોધ કર્યો છે પટણામાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રોચે જણાવ્યું કે રાજ્યમાં વધી રફેલા એન્સેફેલાઇટીસના દર્દીઓના પગલે આ નિર્ણય કરાયો છે તેમણે કહ્યું કે દરેક સંસદ સભ્ય પોતાના મત વિસ્તાર વિકાસ ભંડોળમાંથી રપ લાખ રૂપિયા પૂરા પાડે

સી યુ માટે ફાળો આપ્યો છે

તેમાં શ્રી એસ એસ અફલુવાલીયા શ્રી સત્યપાલસિંહ શ્રી વી

આ મકાનમાં માચીસ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી ઉત્તર સુમાત્રાના આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રમુખ રિપાદિલ લુબીસે મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે આગ લાગવાનું ચૌક્કસ કારણ ફજુ જાણી શકાયું નથી લાંગકપ જિલ્લાના સ્થાનિક આપત્તિ એજન્સીના વડા ઇરવાન સિથાહરીએ કહ્યું છે કે મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે આગમાં પિડિતોની ઓળખ પણ કરી શકાય નથી

ચીનની યુલીનમીને સુવર્ણચંદ્રક અને જાપાનની અયાકા સાકાગુચીને રજતચંદ્રક જીતી લીધો છે

શ્રી કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું છે કે તેમની અને પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ પર ચર્ચા કરવામાં આવી

શ્રી કેજરીવાલે કહ્યું કે બેઠક દરમ્યાન તેમણે પ્રધાનમંત્રીને એક શેરી કલીનીક અને એખ સરકારી શાળાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે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

આ ઉપરાંત ત્રાસવાદ અન્ન સલામતી જેવા મુદ્દાઓ અને ડીજીટલ અર્થતંત્ર તથા કૃત્રિમ બૌદ્ધિકતા જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે

એસ ટી પરિષદે નોંધણીના નિયમો સરળ બનાવ્યા અને આધાર ફેઠળ નોંધણી કરવાનો નિર્ણય કર્યો છે વસ્તુ અને સેવા કર જી એસ ટી

એસ ટી નિયમોને સરળ બનાવવા જી એસ ટી દરને તર્કસંગત બનાવવા અને જી એસ ટી ના માળખામાં વધુ વસ્તુઓને સામેલ કરવા સહિતના અન્ય કાર્યો સામેલ છે તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછીના સમયમાં જી એસ ટી કાઉન્સીલે બહ્ જ સાડું કાર્ય કર્યું છે